સારવાર માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેની વચ્ચે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના દર્દીઓની સારવાર માટે મફત્વનો નિર્ણય કરાયો છે કોરોનાની સારવાર માટે ખાનગી ફોસ્પિટલોમાં અમૃતમ વાતસલ્ય મા કાર્ડ આયુષ્યમાન ભારત કાર્ડનો ઉપયોગ થઈ શકશે

પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી સી

પાટીલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું ફતું કે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મફામારીએ ફાફાકાર મચાવ્યો છે ત્યારે આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ની દિર્ધદ્રષ્ટી અને ત્વરીત નિર્ણયશક્તિથી લેવાયેલા પગલાંઓના કારણે દેશમાં મૃત્યુદરને કન્ટ્રોલમાં રાખી શકવામાં સફળ રહ્યાં છીએ શ્રી પાટીલે વધુમાં જણાવ્યું ફતું કે નરેન્દ્ર મોદી કોરોના સામેની લડાઇ પુરી તાકાત સાથે લડી લેવાના મૂડમાં છે ત્યારે કેન્દ્રની સરકાર તેમજ રાજ્યોની સરકારને સહકાર આપવો જોઇએ શ્રી પાટીલે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના આ કપરા કાળમાં ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત રાજ્યની મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની સરકારના ત્વરીત નિર્ણય શક્તિ અને કડક નિયંત્રણો તેમજ ભાજપાના કાર્યકરોની સેવાકીય પ્રવૃત્તિઓ ના કારણે આપણી અન્ય રાજ્યો કરતાં કોરોના નિયંત્રણ કરવામાં ઝડપી સફળ થવા લાગ્યા છીએ નેહલ ઠકકર સ્મશાન ગહ કર્મચારી માટ નિર્ણય મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓની પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં તેમની કપરી સેવા કામગીરીને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કર્યો છે

જોકે ફજુ વાવાઝોડું સક્રિય થયું નથી

જેના પગલે ગુજરાતના કેટલાંક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે જેના કારણે દાહોદ તાપી ડાંગ ભાવનગર અને કચ્છમાં પવન સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે